ઉપરાંત તેમણે એરપોર્ટથી રવાના થતી વખતે ગાડીમાં બેસતા જ સીટ બેલ્ટ બાંધીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું ઉત્તમ ઉદાહર પુરૂ પાડ્યુ હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્ચક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો વ્યક્ત કરશે આ કાર્ચક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ કેન્દ્ર દ્રારા તેનું જીવંત પ્રસારણ કરાશે જે પુરૂ થયા બાદ મન કી બાતનો ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં રજુ કરાશે

આજે રાત્રે તેઓ અમદાવાદ પર્જોચે તે પહેલા જ વિધાનસભાની પેટાચુંટણીની છ બેઠકો માટે ભાજપ ઉમેદવારો દિલ્ફીથી જાહેર થાય તેવુ મનાઈ રહ્યુ છે ગૃફમંત્રી અમિત શાફ સોવારે સવારે અમદાવાદમાં વસ્ત્રાલરીંગ રોડ સ્થિત રેપીડ એક્શન ફોર્સના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉસ્થિત રહેશ ત્યારબાદ તેઓ સાબરમતી વિધાનસભાના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરશે

અમદાવાદ ખાતે ન્યુઝ ચેનલ દ્રારા આયોજીત સત્યના પ્રયોગો નામના કાર્યક્રમમાં પોતાના વિયારો રજુ કરતા તેમણે ઉમેર્યુ હતું કે દુનિયાની તમામ સમસ્યાનો ઉકેલ ગાંધી વિયારધારા પાસે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સ્વચ્છ ભારત અને પ્લાસ્ટી મુક્ત જેવી ઝુંબેશના વિચારબીજ ગાંધીચિંતનમાં પડેલા છે ગાંધી બાપુના જીવનનો આધાર બનેલા અગિયાર વ્રત વિશે આજની પેઢીને વાકેફ કરવા તેમણે અનુરોધ કર્યો હતો

આ માટે તૈયારીરૂપે ગાંધીધામ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તબક્કાવાર યાત્રાના સ્વાગત અંગે વિસ્તૃત આયોજન હાથ ધરાયું છે જાગૃતિ વકીલ નવરાત્રી માતાના મઢ વરસતો વરસાદણમાં પણ પદયાત્રીકોની માના ચરણે માથુ ટકાવવાની અસીમ આસ્થા વચ્ચે ગઈકાલે રાત્રે કચ્છની દેશ દેવી માં આશાપુરા માતાના મઢ ખાતે તથા ભુજના આશાપુરા મંદિર ખાતે અશ્વિની નવરાત્રી નું શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાના મઢ ના બાવાશ્રી ટ્રસ્ટી ગણ અને ફજારોની સંખ્યામાં પદયાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા જય મા આશાપુરા ના ગગનભેદી જયધોષ સાથે અશ્વિની નવરાત્રી નો વિઘિવત પ્રારંભ કરવામાં આવ્યો ફતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ પદયાત્રિકોને બાવાશ્રીએ આ આશીર્વાદ પાઠવ્યા હતા